દેશની સામાન્ય જનતાને પણ રસીમાં વિશ્વાસ બેસે તે હેતુથી ખુદ પ્રધાનમંત્રી જાતે રસી લેવાની પહેલ કરી છે તેવું સુત્રોએ જણાવ્યું હતું દરમિયાન કચ્છમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કામાં ભુજ માંડવી આદિપુર ભયાઉ સહિતના કેન્દ્રોમાં આરોગ્ય સ્ટાફને રસી આપવામાં આવી રહી છે

એવું બોર્ડની અખબારી થાદીમાં જણાવાયું છે જે માટે જરૂરી વિગતો બોર્ડની વેબ્સાઈટ જીએસઈબી

જો કે આગામી દિવસોમાં ફરી ઠંડીનો ચમકારો વધવાની દહેશત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે